પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને સાયબર ગુનાઓ નાથવા માટે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો ગઇકાલે આરંભ કર્યો ગાંધીનગર સહિત અમદાવાદ ડિવિઝનના સાત રેલ્વે સ્ટેશનો પર વિના મુલ્યે વાઇફાઈ સેવાનો પણ ગઇકાલથી પ્રારંભ કરાવ્યો સત્તરમી જાન્યુઆરી સુધી ચાલનારા એકત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહનો ગઇકાલથી પ્રારંભ રાજ્યમાં વિવિધ સ્થળોએ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન દેશભરમાં આજે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી રાજ્યમાં વિવિધ યુવા જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચોમાં ગુજરાતે રાજસ્થાન સામે

ગઇકાલે સવારે શ્રી શાહે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ગુજરાત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા માટે વિશ્વાસ પ્રોજેક્ટ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતિતિ કરાવવા માટે કાયદો વ્યવસ્થાનું સુચારૂ પાલન અત્યંત જરૂરી છે બદલાતા સમયમાં સાયબર ક્રાઇમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભા થયા છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જરૂરી છે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ ગુના રોકવા પોલીસને મદદરૂપ થશે

વિશ્વાસ પ્રોજેક્ટથી રાજ્યના તમામ જિલ્લાઓ શહેરો સહિત પર્યટન સ્થળોને યુસ્ત સુરક્ષા પુરી પડાશે આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું હતું કે સાઇબર ક્રાઇમને નાથવા માટે સાઇબર એપ આશ્વસ્ત દેશનું પ્રથમ સાઇબર ક્રાઇમ પ્રિવેન્સન યુનિટ બનશે

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પદવીધારકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે દિક્ષાંત એ શિક્ષાંત નથી આજીવન વિદ્યાર્થી બનીને સતત જ્ઞાન સંપની બનતા રહેવાથી સ્વયંનો સતત વિકાસ થતો રહેશે જે સફળતાના શિખર સુધી લઈ જશે

ડીની પદવી એનાયત કરવામાં આવી હતી પ્રથમ વખત જીટીયુ દ્વારા નવીન સાહસને પ્રોત્સાહન આપવા અંગે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપકર્તાને પણ આ પ્રસંગે ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા

કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા માર્ગ સલામતી સપ્તાહ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ર્ષ ની વિષય વસ્તુ છે યુવા શક્તિ દૃવ્યરા પરીવર્તન માર્ગ સલામતી સપ્તાહ્ર ને ઉજવણી સત્તરમી જાન્યુઆરી સુધી ચાલશે માર્ગ સલામતી સપ્તાહ્ દરમિયાન નાગરિકો અને વાહ્ન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં પોલીસ તબીબો શાળાઓ કોલેજો સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગો વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ

વિશ્વ બેન્ક તેમજ એશિયન ડેવલપમન્ટ બેન્ક જેવી સંસ્થાઓ જોડાશે રાજ્યમાં પણ તમામ જિલ્લાઓમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે

માર્ગ સલામતી અંગે લોકોમાં જાગરૂકતા આવે તથા નાગરિકોને ટ્રાફિકના નિયમો અને માર્ગ પર વાહન ચલાવતી વખતે બપેદરકારીથી થતા અકસ્માતો અંગે જાગૃત કરવામાં આવશે

ટી

માર્ગ સલામતી પાટણ પાટણ જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવે છે કે માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તા

રેલી શહેરના વિવિધ માર્ગો થઈ બગવાડા પહોંચી હતી જ્યાં ઉપસ્થિત આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા ટ્રાફિકના નિયમોનું યુસ્તપણે પાલન કરવું ફરજિયાત હેલ્મેટ પહેરવું ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળવો સિલ્ટ બેલ્ટ અવશ્ય પહેરવો સહિતના નિયમોનું પાલન કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે બાળકોને ટ્રાફિક નિયમન અંગેના પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને ટ્રાફિકના નિયમો પાળવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ ઉપરાંત બગવાડા દરવાજા ખાતે વાહન ચાલકોને ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચન કર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામીજીને ભાવભીની અંજલિ આપતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને તેમના ઉપદેશો અને વિયારો આજે પણ પ્રસ્તુત છે પ્રધાનમંત્રી આજે સવારે રામકૃષ્ણ મિશનના વડામથક બેલુરમઠ ખાતે યોજાનાર સ્વામિ વિવેકાનંદ જયંતિ કાર્યક્રમમાં ભાગ લેશે હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પ્રસંગે યુનિવર્સિટીના નવા નિમાયેલા કુલપતિ પ્રો

રણજી રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચોમાં ગુજરાતે રાજસ્થાન સામે સૌરાષ્ટ્રે કર્ણાટક સામે ત્રીજી મેચમાં ઉત્તરપ્રદેશે વડોદરા સામે મજબૂત પ્રારંભ કર્યો છે જયપુરમાં શરૂ થયેલી પહેલી મેચમાં ગુજરાતે પહેલા દિવસની રમતના અંતે એસ બી

એમ ઉલ હક તથા આર

એમ

એસ

કર્ણાટકના જે સુચીથે બે વિકેટો મેળવી હતી